નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કોઈને અન્યાય ન થાય અને નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે તેમણે એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દ્વારા સમજ્યા વિના જ વાંધા વચકા કાઢવામાં આવે છે

ચન્દ્રવદન પટ્ટણી નગરપાલિકા પેટા ચૂંટણી ગાંધીધામ નગરપાલિકાની બીજા વોર્ડની એક બેઠક માટે પાંચ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે વોર્ડ નં બેની બેઠક ભારતીય જનતા પાર્ટીના સભ્યે રાજીનામુ આપતા ખાલી પડી છે

ચન્દ્રવદન પટ્ટણી વનડેમાં વિજય ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી એક દિવસીય ક્રિકેટ મેચમાં છ વિકેટ હરાવી ત્રણ વનડે મેચોની શ્રેણી સરભર કરી છે

ચન્દ્રવદન પટ્ટણી હવામાન કચ્છના ઘણા ભાગોમાં ભેજવાળા વાતાવરણ વચ્ચે હુંફાળા તડકાને લીધે તાપમાનનો પારો સહેજ ઉચકાયો હોવા છતાં પવનને લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે